વેકૈયા નાયડુએ સમાપન સમારોહમાં સંબધોન કરતા જણાવ્યું હતું કે માત્ર સંસ્ક્રતિના દેશ તરીકેની ઓળખ ધરાવતો ભારત દેશ હવે વિકાસની સંભાવનાઓના દેશ તરીકે ઓળખાવા લાગ્યો છે અને ગુજરાતની ઓળખ ઢોકળા દાંડીયા અને ડાયમંડ હતી તેમાં હવે કૌશલ્ય અને સાહસિકતાનો પણ સમાવેશ થયો છે

તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો સિધ્ધાંત આપ્યો છે સમગ્ર દેશ આ રીફોર્મનું સમર્થન કરી રહયો છે

ગુજરાત હવે વિશ્વના ઉઘોગ રોકાણકારો માટે ગ્લોબલ ઓફીસ બન્યું છે અને આ સમિટ દ્વારા આપણે દુનિયા સાથે બ્રાન્ડીંગનો જ નહી બોન્ડીંગનો નાતો પ્રસ્થાપિત કર્યો છે મુખ્યમંત્રીએ ત્રિ દીવસીય સમિટના ભવ્ય સમાપન સમારોહમાં કહયું કે ગુજરાતના વિકાસને વૈશ્વિક ઓપ આપવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો આજે સફળતાના સીમાચિન્હ બની ગયા છે ગુજરાત હવે ગેટ વે ટુ ધી વર્લ્ડ બની ગયું છે અને સારી ભાવનાથી બીઝનેસ કરવા ઈચ્છનારા સૌ માટે અકે આઈડીયલ પ્લેટફોર્મ અને વિશ્વની માનવજાતના કલ્યાણના વૈચારિક આદાન પ્રદાન માટેનો મંચ બન્યો છે

રાજયના રોજગાર અને તાલીમ વિભાગ સાથે કરવામાં આવેલા સમજુતી કરારથી રાજયમાં તાલીમબધ્ધ યુવાનોની માંગને પહોંચી વળવામાં આવશે

આ તાલીમ કેન્દ્રોમાં યુવાનોને ઉઘોગની જરૂરીયાત મુજબ કોર્ષ ચલાવવામાં આવી રહયાં છે આ કરાર અંતર્ગત રાજયમાં આગામી ત્રણ વર્ષમાં એક પછી એક તમામ આઈટીઆઈનું અપગ્રેડેશન કરાશે આ ઉપરાંત હોન્ડા કંપની દ્વરા ટ્રેઈન ધ ટ્રેનર પ્રોગ્રામ અંતર્ગત આઈટીઆઈમાં તાલીમ આપનાર પ્રશિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે

સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સમાન રેખામાં આવવાથી ચંદ્ર ગ્રહણ થાય છે આ ઉપરાંત ચંદ્ર પૃથ્વીથી એકદમ નજીકના અંતરે રહેશે જેને સુપર મૂન પજ્ઞ કહે છે તેના કારણે ચંદ્ર વધુ તેજસ્વી અને મોટો દેખાશે

વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે તામમ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે આવશ્યક સેવાઓ સિવાયનો ટ્રાફિક વાળવામાં આવ્યો છે કુંભ મેળામાં પોષ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે અને સમગ્ર મહિના દરમિયાન કુંભ મેળામાં કલ્પવાસનો આરંભ થાય છે આ મહિના દરમિયાન લાખો લોકો સંગમ તીર્થ ખાતે રહે છે અને રોજના ત્રણવાર સ્નાન કરે છે તથા એક ટાણું કરીને ઉપવાસ રાખે છે

તેમાં હવે ભારત કાયમી ધોરણે પાંચમો ક્રમ મેળવશે